સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ભારત ચીન સરહદની પરિસ્થિતિ અંગે આજે રાજ્યસભામાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે પેર્ગોંગ તળાવ વિસ્તારમાં બંને દેશો વચ્ચે તેમના સૈન્યની સ્થિતિ અંગે એક સમજુતી સધાઈ છે ગઈકાલથી અમલમાં આવેલી આ સમજુતી મુજબ બંને દેશો પોતાના સૈનિકો સરહદના અગ્રીમ વિસ્તારોમાંથી તબક્કાવાર ખસેડશે

બંને પક્ષો સંબંધિત વિસ્તારમાં પેટ્રોલિંગ સહિતની સેનાની પ્રવૃત્તિઓ હંગામી ધોરણે બંધ રાખવા સંમત થયા છે શ્રીરાજનાથસિંહે કહ્યું કે રાજદ્વારી અને સેનાના સ્તરે મંત્રણા યોજાયા બાદ સમજુતી સધાય ત્યાર પછી બંને દેશોની સેના પેટ્રોલિંગ શરૂ કરશે

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના સાંસદોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માળખાગત ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનથી નાગરિકોનું જીવન સરળ બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતનું કદ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યું છે ત્યારે દરેક ભારતીયને તેનો ગર્વ થશે તેમણે કહ્યું આપણા રાજકારણમાં રાષ્ટ્ર માટેની નીતિ સર્વોચ્ય છે તેમણે કહ્યું દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો આજે પણ સુસંગત છે અને તે બધા માટે પ્રેરણારૂપ છે

વૈકેંયા નાયડુએ તેમને યાદ કરતાં જણાવ્યું કે તેઓ સાચા અર્થમાં માનવતાવાદી હતા ગરીબ વર્ગના ઉત્થાન માટે તેઓએ અથાગ મહેનત કરી હતી શ્રી નાયડુએ વધુમાં ઉમેર્યું કે પંડિતજીનું અતુલ્ય જીવન ઘણા લોકોને પ્રેરણા પૂરી પાડે છે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પંડિતજીની પ્રષ્યતિથી નિમિત્ત શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું કે દિનદયાળ ઉપાધ્યાયનું જીવન દેશની સેવા અને સમર્પણનું પ્રતિક છે માતૃભૂમિની ગરિમાના ઉત્થાન માટે તેમણે આપેલા યોગદાનથી દેશ હંમેશા પ્રેરિત થાય છે રાજયસભા યૂંટણી ગુજરાતની રાજયસભાની બે બેઠકોની આગામી પહેલી માર્ચે યોજાનારી પેટા યૂંટણી માટે આજે જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે અને પરીણામ જાહેર થશે દરમિયાન યૂંટણી પંચ દ્વારા રાજયસભાની યૂંટણીલક્ષી ફરિયાદો અંગે ગાંધીનગર સચિવાલય ખાતે એક કન્દ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આ કન્દ્રોલ રૂમ પહેલી માર્ચ સુધી કાર્યરત રહેશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાતત્યપૂર્ણ વિકાસ માટે પર્યાવરણની જાળવણી પર ભાર મુકવો છે અને આ માટે પેરીસ કરાર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદને સંબોધન કરતાં તેમણે ભારત સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કટીબદ્ધ છે આ માટે દેશભરમાં પર્યાવરણલક્ષી હરિત ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભારતમાં બિનપરંપરાગત ઉર્જાને અને ખાસ કરીને સૌર ઉર્જાને મહત્વ આપવામાં આવ્યું છે દેશમાં વુક્ષ આચ્છાદિત વિસ્તારમાં નોધપાત્ર વધારો થયો છે સાતત્યપૂર્ણ વિકાસ માટે તેમણે સોલર એલાયંસની હિમાયત કરી

ક્રષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે દિલ્હીમાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય કઠોળ સંશોધન સંસ્થા દ્વારા આયોજીત સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું

વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ અને કાપડમંત્રી સ્મૃતિ ઇરાની તથા શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક આજે સાંજે પાંચ વાગે દિલ્હીમાં રમત મેળા વેબસાઇટનો પ્રારંભ કરાવશે

ગઈકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના સંસદને સંબોધન પરનો આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે આ અગાઉ પ્રધાનમંત્રીએ ચર્ચા પર જવાબ રજુ કર્યો હતો સોમવારે રાજ્યસભામાં પણ યર્યા પર પ્રધાનમંત્રીએ જવાબ રજુ કર્યો હતો

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર આવશ્યક છે પરંતુ ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ક્રષિ સંબંધિત કાયદા સંસદ દ્વારા પસાર થયા બાદ કોઈપણ ખેત ઉત્પાદન બજાર મંડળી બંધ નથી થઈ અને લધુતમ ટેકાના ભાવ પણ યથાવત છે

ઓસ્ટ્રેલિયન ઓપન ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં ભારતના દ્વિજ શરણ અને અંકિતા રૈના તેમના સાથીદારો સાથે ડબલ્સની પ્રથમ મેચોમાં હારી જતા તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે આજે સવારે રમાયેલી ડબલ્સની પ્રથમ રાઉન્ડની મેચમાં દ્વિજ શરણ અને આઈ ઝેલેનાયની જોડીનો કે કાવીઝ અને હન્ફમાનની જોડી સામે સીધા બે સેટોમાં પરાજ્ય થયો હતો એવી જ રીતે મહિલાની ડબલ્સની મેચમાં અંકિતા રૈના તેમની સાથી એમ